બેઠકની અનામત દશ વર્ષ વધારતો પ્રસ્તાવ સર્વાનુમતે પ્રસાર

અમદાવાદ ખાતે ભાજપના મહાનગર એકમ દ્વારા નાગરિકતા સુધારા કાયદા ની તરફેણ માં પ્રજા એ સ્વયંભૂ લખેલા પાંચલાખ પોસ્ટકાર્ડ આજે ગૃહ મંત્રી અમિત શાહ ને અર્પણ કરાશે

જાડેજા તથા શહેર પ્રમુખ જગદીશ પંચાલ ના હસ્તે સંપન્ન થવાની છે કાર્યકરોની મેદની સાથે યોજાનાર સભા માં મુખ્ય મંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની સાથોસાથ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત હશે ગૂહ મંત્રી અમિત શાહ પોતાના મત વિસ્તારની બે દિવસની મુલાકાતે ગઇકાલે સાંજે અમદાવાદ આવી પહોંચ્યા હતા

સાઇબર ક્રાઇમના ડિટેકશન માટે તૈયાર કરાયેલી મોબાઇલ એપને પણ તેઓ ખુલ્લી મૂકવાના છે ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતે અગિયાર જેટલા વિકાસ કામોનું લોકાર્પણ ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આજે યોજાશે આ ઉપરાંત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટિના પદવીદાન સમારંભમાં દીક્ષાંત અતિથિ તરીકે શ્રી શાહ હાજર રહેશે અને સૌનું માર્ગદર્શન કરશે નારણપુરા વિસ્તારમાં યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં પણ તેઓ હાજર રહેવાના છે ગુજરાત વિધાનસભાનુંએક દિવસનું સત્ર ગઇકાલે યોજાતા બે મહત્વના વૈધાનિક પ્રસ્તાવ પસાર થયા હતા

અમારા પ્રતિનિધિ જણાવે છે કે એસ

નાગરિકતા સુધારા કાયદા અંગેનો વૈધાનિક પ્રસ્તાવ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા રજૂ કરાયો હતો વિધાનસભા ગૃહ બહાર પત્રકારો સાથે વાતયીત કરતાં તેમણે જણાવ્યુ હતું કે બાંગ્લાદેશ પાકિસ્તાન અફઘાનિસ્તાનથી આવેલા અલ્પ સંખ્યકોને ભારતમાં નાગરિકત્વ આપવાની વાત આ કાયદામાં છે અને તેની કોઈ જોગવાઈથી ભારતમાં કોઈને નુકસાન થવાની શક્યતા નથી

પોલીસે તપાસ કરતાં મૃતક કિશોરીના પિતાને ઝડપી લીધો હતો જેમાં આરોપીએ જ પોતાની ગર્ભવતિ દીકરીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું

સમગ્ર કેસ સેશન્સ કોર્ટમાં ચાલતાં સેશન્સન જજ પીએસ કાલાએ આરોપી પિતાને ફાંસીની સજા સંભળાવી હતી સરકારી વકીલ દિગંત તેવારે જણાવ્યું છે કે કોર્ટે આરોપીની માનસિકતાને ધ્યાને લીધી હતી

વળી પોલીસને પણ તપાસમાં સહકાર આપ્યો નહોતો જેથી દુર્ઘટનાની તમામ બાબતોને ખૂબ ગંભીરતાથી લઈને કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણીને ફાંસીની સજાનો હુકમ કર્યો હતો દિલ્લીની જવાહરલાલ નહેરુ યુનિવસિર્ટીમાં હિંસા મામલે દિલ્લી પોલીસે નવ શકમંદને ઓળખી કાઢ્યા છે નાયબ પોલીસ કમિશનર જોય તીરકેએ જણાવ્યુંકે તેમને નોટીસ પાઠવીને ખુલાસો માંગવામાં આવશે તેમણે કહ્યું કે જે એન યુ વિદ્યાર્થી સંગઠનના પ્રમુખ એઇશે ધોષ પણ સર્વરરૂમમાં તોડફોડ કરતાં જૂથમાં જોવા મળે છે અને નોંધણી પ્રક્રિયા ખોરવવાના ષડયંત્રમાં સંકળાયેલ છે તેમણે કહ્યું કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને નોંધણી કરવા ઈચ્છતા હતા પરંતુ આ જૂથ તેમાં ખલેલ ઊભું કરતું હતું તીરકેએ કહ્યુંકે હિંસામાં ચોક્કસ વિદ્યાર્થીઓને લક્ષ્ય બનાવ્યાં છે આ કેસમાં તપાસ યાલી રહી છે અને ત્રણ કેસ નોંધાયા છે દિલ્લી પોલીસના પ્રવક્તા એમ

રંધાવાઓ કહ્યુંકે હિંસક બનાવોની તપાસ ગુનાશોધક શાખાને સોંપવામાં આવી છે આ કેસમાં ધણી બધી ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે માહિતી અને પ્રસારણ મત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છેકે દિલ્લી પોલીસની તપાસ થઈ સ્પષ્ટ થયું છેકે જવાહરલાલ નહેરુ યુનિવસિર્ટીમાં હિંસામાં ડાબેરી વિદ્યાર્થી સંગઠનો સંડોવાયેલાં છે નવીદિલ્લીમાં પત્રકારો સાથેથી વાતાયીતમાં જાવડેકરે જણાવ્યું કે વિરોધપક્ષો આ કેસનો રાજકીય ઉપયોગ કરી રહ્યા છે આંદોલન કરતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં પાછા ફરી અને વર્ગોમાં હાજરી આપવા તેમણે અનુરોધ કર્યો હતો વિદ્યાર્થીઓ હિંસાથી દ્રર રહી શિક્ષણમાં ધ્યાન આપે તેની પર તેમણે ભાર મૂક્યો હતો

ઉત્તરાયણના તહેવાર દરમ્યાન ઘાયલ થયેલા પક્ષીઓને તાત્કાલીક સારવાર મળી રહે તે આશયથી સમગ્ર રાજ્યમાં ગઇકાલથી કરૂણા અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે

કરૃણા અભિયાન અંતર્ગત અબોલ પક્ષીઓ પશુઓ અને ટુ વ્હીલર યાલકો દોરીથી ઘાયલ થાય છે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પર્વમાં આવી કોઇ ઘટનાનો ભાગ બનનાર વ્યક્તિ પશ્ન અને પક્ષીઓને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે દરેક જિલ્લાઓ અને તાલુકા મથકોએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે જે સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી કાર્યરત રહેશે આવા ઘાયલ થયેલા પશુ પક્ષીઓ ધ્યાનમાં આવે તો કરૂણા અભિયાન એમ્બ્યુલન્સનો હેલ્પલાઇન પર સંપર્ક કરવા જણાવાયું છે

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતીઓના વિભાગ ગાંધીનગર દ્વારા આયોજીત રાજ્ય કક્ષાની પ્રથમ ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધા આવતીકાલે યોજાશે

રાજકોટ જિલ્લા ના અમારા પ્રતિનિધિ જણાવે છે કે પ્રથમ વાર યોજાનારી આ ઓસમ પર્વત આરોહણ અવરોહણ સ્પર્ધા માટે ની તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી છે વહીવટી તંત્ર દવરા સ્પર્ધકો ને કોઈ તકલીફ ના પડે તે માટે જરૂરી તમામ પગલાં ભરવા માં આવ્યા છે ભાવનગરમાં નાગરિકતા કાનૂન જનજાગૃતિ અભિયાન અંતર્ગત શહેર ભા જ

દ્વારા સાઇકલ રેલી અને મહિલા મોરચા દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ હતી રાષ્ટ્રના નાગરિકોમાં કાયદા અંગે સાચી સમજ ઉભી થાય અને જાગૃતિ આવે એ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે

ભાવનગર જિલ્લાના સોનગઢ ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જનસંપર્ક કાર્યક્રમ યોજાઈ ગયો

અમરેલી જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે આજે કુંકાવાવ બાબરા ધારી કુંડલા લીલીયા એમ પાંચ તાલુકામાં લોકનૃત્ય ગરબા રાસ નિબંધ સુગમ સંગીત હાર્મોનિયમ અને તબલા વાદન જેવી સ્પર્ધા યોજાશે

ડાંગ જિલ્લાના આહવાવધઈ અને સુબીર તાલુકાના ગલકુંડ શામગહાન અને પીપલદહાડ ગામે દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં અમેરિકાના વયસ્ક ડોકટરોએ પોતાની સેવા આપી હતી